લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન અંગ આભાર પ્રસ્તાવ રજૂ કરતા શ્રી મોદોએ કહયું ક નિણા યક શકિત અને સારા નિર્ણયો સાથે દેશ ઝડપી વિકાસનો હકદાર છે તેમણે કહયું કે લોકોએ સરકારના ક ામો અને ઝડપ જોઈ છે માટે જ ચુટણીમાં તેમને બહુમતી આપી છે પ્રધાનમંત્રીએ કહયું ક ખેડૂતોના કલ્યાણમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ અને સૌ એ સાથે મ ળીને તેમની સમધ્ધિ માટે કામ કરવું જોઈએ

શ્રી મોદીએ કહયું કે મુદ્રા યોજના સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવી પહેલો દવારા યુવ ાઓને સ્વરોજગારીનો અનેક તકો મળી છે

બાદમાં લોકસભાએ ધ્વની મતથી રાષ્ટ્રપતિના સંબોધન બદલ આભાર વ્યકત કરતાં પ્રસ્તાવને પસાર કરાયો હતો નહલ ઠકકર રાજયપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે ખેડૂતોની આવક બમણી કરવા માટે પશુપાલન સૌથી મફત્વનું સફચોગી ક્ષેત્ર છે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય હોવાનું કહેતા તેમણે ગાંધીનગર ખાતે મધુર ડેરીની સુવર્ણ જયંતીનો શુભારંભ કરાવ્યો હતો

નહલ ઠકકર મુખ્યમંત્રો મોકળા મને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યભરના ગૌસેવકો પાંજરાપોળ સંચાલકો સાથે ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૃં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટેટ બનાવવું છે મુખ્યમંત્રીએ સમાજના વિવિધ વર્ગો તબક્કાઓને પોતાના નિવાસસ્થાને સામે ચાલીને આમંત્રીને તેમના પ્રશ્નો સમસ્યાઓ ફિડબેક મેળવવા શરૂ કરેલા જનસંવાદ પ્રયોગ મોકળા મને ની ગઈકાલે સાતમી કડી યોજાઇ હતી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સાતમી કડીમાં સમગ્ર રાજ્યમાંથી ગૌસેવકો પાંજરાપોળ સંચાલકો જીવદયા ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ફળદાયી સંવાદ ગોષ્ઠિ કરી હતી આ સાતમી કડીમાં કચ્છ બનાસકાંઠા દાજીદ સહિતના દૂર સુદુરના જિલ્લાઓના ગૌસેવકો પાંજરાપોળ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ગાયો સહિત પશુઓના રખરખાવ ધાસચારાની સ્થિતી અછતના સમયે રાજ્ય સરકારે દાખવેલી સંવેદના અંગે પોતાના પ્રતિભાવો મુખ્યમંત્રીશ્રી સમક્ષ ખૂલ્લા દિલે વ્યકત કર્યા હતા

એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ બસ કરે ત્યારે અકસ્માત નો દર માત્ર શૂન્ય પોઈન્ટ છ ટકા જેટલો નજીવો રહેવા બદલ આ બહુમાન અપાયું છે નવી દિલ્ફીમાં કેન્દ્રીય માર્ગ પરિવફન મંત્રી નીતિન ગડકરીના ફસ્તે એસ

નિગમને વિજેતા ટ્રોફી તેમજ રૂ બે લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ ટી નિગમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે

વિશ્વકર્માને સ્થાપત્ય શાસ્ત્રના દેવ તરીકે માનવામાં આવે છ વિશ્વકર્માએ લુહારી કામ સુથારીકામ માટીકામ ધાતુકામ કડીયાકામ વિગે રે ઉધમો વિકસાવ્યા હતા તમણે સંગે મરમરની મુર્તિઓ દેવોના લગ્ન મડપ દેવીઓ અલંકારો શાસ્ત્રો ઉપરાંત કેલાશ કાશીનગરી ઈન્દપ્રસ્થ દવારકા વિગરેનું નિર્માણ કર્યું હત કચ્છમાં ભુજ અને અન્ય સ્થળોએ વિશ્વકર્મા જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે આજે મોઢે શ્વરી માતાજોના પ્રાગટયોત્સવનો પણ વિવિધ કાર્યકમો સાથે ઉજવણી કરવામાં આવશે નહલ ઠકકર કચ્છ કોરોના વાયરસ કોરોના વાઈરસની અસરને પગલે જિલ્લાના ખાસ કરીને કંડલા અને મુન્દ્રા બદરે આવતા ક્ર મેમ્ બરોમાં કોઈ જાતની બિમારી નથી ને ત બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર દવારા આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે

જો કે કોઈ ગંભીર બિમારી જણાઈ ન હતી જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના વાયરસને પગલે સતર્કતા દાખવી રહયું છે